હાલની

પાકિસ્તાન સરકાર દ્વારા કરતારપુર કોરીડોર અંગે તૈયાર કરાયેલા સત્તાવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત મૂડીરોકાણકારો માટે સૌથી

બંગાળની ખાડીમાં ઉભુ થયેલ બુલબુલ વાવાઝોડું આજે વધુ તિવ્ર બને તેવી

રાજકોટમાં રમાયેલ બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ભારતે બાંગ્લાદેશને

આમ છતાં રાજ્યમાં નવી સરકારની રચનાની દિશામાં પ્રગતિ થઈ નથી સરકારની રચનાના મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે ઉલ્લેખનિય છે કે હાલની વિધાનસભાની મુદ્દત આજે પૂરી થશે

આ બંને પક્ષો યૂંટણી પહેલાથી જ જોડાણ ધરાવે છે આમ છતાં મુખ્યમંત્રી પદની શિવસેનાની માગણી સાથે સત્તાની વહેંચણીની માગણી ભાજપે નકારી કાઢતા રાજકીય મડાગાંઠ ઉભી થઈ છે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિવસેનાની માગણી અને વલણમાં કોઈ ફેરફાર થયો નથી શ્રી રાઉતે જણાવ્યું હતું કે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ચર્ચા વિચારણાના અંતે શ્રી ઉધ્ધવ ઠાકરે જે નિર્ણય લેશે તે માન્ય રાખવાનો નિર્ણય સર્વસંમતીથી કર્યો હતો શ્રી રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી શિવસેનાના જ હશે તેમણે કહ્યું કે લોકોએ ભાજપ ને શિવસેનાના જોડાણને મત આપ્યા છે તો માત્ર ભાજપ સરકાર રચવાનો દાવો શા માટે કરી રહ્યો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશક્રમારે ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે કરતારપુર અંગેની ચર્ચા વખતે પાકિસ્તાનના પ્રતિનિધિઓએ એકથી વધુ વખત ખાતરી આપી હતી કે ભારત વિરોધી તત્વો કે પ્રયારને તેઓ યાત્રા કે ઈવેન્ટ વખતે મંજુરી આપશે નહીં ભારતે પાકિસ્તાન દ્વારા જારી કરાચેલ વીડિયો તથા મુદ્રિત સામગ્રી પાછી ખેંચી લેવાની રજુઆત કરી છે શ્રી કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ શનિવારે કરતારપુરની મુલાકાતે જનાર ભાવિકોની પ્રથમ યાદી પાકિસ્તાને માન્ય રાખી છે આથી જ મંત્રલયે સંબંધીત ભાવિકોને તેમની યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવાની સૂચના આપી છે પાકિસ્તાન દ્વારા ભાવિકો તરફથી માગવામાં આવનાર દસ્તાવેજો અંગે પરસ્પર વિરોધી વાતો મળી રઠી છે એ અંગે શ્રી રવિશકુમારે કહ્યું કે સમજુતી કરારમાં માન્ય રખાયેલા બધા જ દસ્તાવેજો ભાવિકોએ યાત્રા દરમ્યાન સાથે રાખવાના રહેશે

આ સુધારો દર્શાવે છે કે વેપાર ઉદ્યોગ માટે તદ્દન અદના સ્તરની જરૂરીયાતોને સમજીને સરકારે નિર્ણયો લીધા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજની વૈશ્વિક સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થા મજબુત છે અને અર્થતંત્રના આધારને અમે નબળા પડવા દીધા નથી શ્રી મોદીએ કહ્યું કે હાલ એ રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે અને સ્પર્ધાત્મકતામાં થઈ રહેલો વધારો ઉદ્યોગોને અનુક્ળ રહેશે ભારત નવી વિચારધારા અને નવા વલણ સાથે આગળ વધી રહ્યું છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા યોજાયેલી વૈશ્વિક રોકાણકારોની પરિષદનું ગઈકાલે ઉદઘાટન કર્યું હતું

અજાણ્યા ચિત્રકાર દ્વારા તૈયાર કરાયેલા આ ચિત્રોને ફેમમાં મઢવા માટે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી ભંડોળ મબ્યું છે

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગઈકાલે દિલ્ફીમાં ગૃહમંત્રીને મળીને સૂચિત કરાર અંગે ચર્ચા કરી હતી ત્યારે શ્રી અમિત શાહે આ મુજબ ખાતરી આપી હતી ઉલ્લેખનિય છે કે કેટલાક દૈનિકોમાં પ્રકાશિત અહેવાલ મુજબ સૂચિત નાગ કરારના કારણે આસામના કેટલાક વિસ્તારોને અસર થવાની છે

આ વાવાઝોડાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બ્રલબ્રલ વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધ્યા બાદ આવતીકાલે ઉત્તર દિશામાં આગળ વધશે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂયના અપાઈ છે બંગાળ અને ઓડીશાના વહિવટીતંત્રે બુલબુલ વાવાઝોડાની સંભવીત અસરનો સામનો કરવા તૈયારીઓ કરી છે બંને રાજ્યોમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે

મી

દરમિયાન નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના અગ્રસચિવ પી

મિશ્રાના અધ્યક્ષપદે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં બુલબુલ વાવાઝોડાની સંભવિત અસરવાળા રાજ્યોને જરૂરી તમામ કેન્દ્રીય સહાય આપવાની ખાતરી આપવામાં આવી છે આ બેઠકમાં ઓડીશા પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત અંદમાન અને નિકાબાર ટાપુઓના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો

રશિયાની મુલાકાત દરમિયાન શ્રી રાજનાથસિંહ રશિયાના સંરક્ષણ મંત્રી અને નાયબ પ્રધાનમંત્રી યુરી બોરીસોવ સાથે સંરક્ષણ ક્ષેત્રને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરશે

આ બેઠકમાં સાંપ્રત સમયમાં ઘર આંગણે તથા વૈશ્વિક સ્તરે બૃહદ આર્થિક સ્થિતિ આર્થિક સ્થીરતા અને બેન્કીંગ ક્ષેત્ર સિવાયની નાણા સંસ્થાઓને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આર્થિક ક્ષેત્રના સંદર્ભમાં સાયબર સિક્યુરિટીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી